ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં એક થી વધુ સંવર્ગની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી જેથી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરીમાં લેવાયેલ પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવેલ ન હતું આ બાબતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆતો થતા યુવાનોને સરકારી સેવામાં તક મળે એ માટે આવા નિયમોમાંથી છૂટછાટ આપીને વેઇટીંગ લીસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે શ્રી જાડેજાએ ઉમેર્યું કે રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહેલ પરીક્ષામાં વિવિધ સંવર્ગમાં જે ભરતીઓ થઇ છે તેમાં યુવાનો ઘણી વાર હાજર થતા નથી તથા અન્ય જગ્યાએ નિમણૂક થતાં પણ નોકરી છોડીને જતા રહેતા હોય છે તેમજ ઉમેદવારોની વય મર્યાદા પણ પૂરી થઇ જતી હોઇ તેવા ઉમેદવારોને પણ તક મળે તે આશયથી આવી ખાલી પડેલ જગ્યાઓ ભરવા સારૂ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરીમાં લેવામાં આવેલ પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવશે

અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ સુરત સહિત શહેરોનગરો અને ગામોમાં શ્રધ્ધાજલિ કાર્યક્રમો યોજાયા હતા વિવિધ રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા ડૉકટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરાયા હતા ગાંધીનગર વિધાનસભાના પ્રાંગણમાં આવેલી પ્રતિમાને માળા અર્પણ કરવામાં આવી હતી આ નિમિતે વિવિધ સ્થળે રેલીનુ તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું

ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કેશભાઈ પટેલ ધારાસભ્ય નીમાબેન આચા ર્ય માજીધારાસભ્યમાં તારાચંદ છેડા રમેશ મહેશ્રી વિગરે અજલી આપી હતો

નગરપાલિકા પ્રમખ લતાબન સોલંકી આ પ્રસંગે ઉણસ્થિત હતા

ગઈસાંજે અને આજે દિવસભર વાતાવ રણ ધુમ્મસથી છવાયેલું રહયું હતું દિવસભર થોડા સમય પુરતાં જ સુર્યનારાયણ દર્શન થયા હતા અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના હળવા દબાણન લીધે હવામાનમાં પલ્ટો આવ્યો હોવાનું મના ય છે જોકે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણ વરસાદની કોઈ જ સંભાવના નથી વાદળીયા વાતાવરણને લીધે તાપમાનનો પારો ડીસેમ્બરમાં ઉંચકાયો છે

અંજાર તાલુકાના રામપર સંઘડ તુણા વંડી વીરા અને ચંદ્રાપર એમ છ ગામોના કલસ્ટરના આજે રામપર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમને ખુલ્લો મૂકવા પ્રસંગે રાજ્યમંત્રીશ્રી આફિરના ફસ્તે વિધવા પેન્શન ચોજનાના લાભાર્થીઓને સફાય મંજૂરી પત્રો અને મા અમૃતમ કાર્ડ પણ અર્પણ કરાયાં ફતા

જિલ્લા કલેકટરના અધ્ય ક્ષ સ્થાને અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી રવિવારે ભુજના હવાઈ મથકે આવી ભુજથી હેલી કોપ્ટર મારફતે તેઓ ધોરડો પહોંચશે અને રાત્ર રોકાણ પણ કરશે